આરોગ્ય મંત્રાલય કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તહેવારો દરમ્યાન કોવિડના ફેલાવાને રોકવા માટેના નિવારક પગલાં અંગેની માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે ઉત્સવો માટેના સમયગાળામાં ધાર્મિક ઉપાસના મેળાઓ રેલીઓ પ્રદર્શનો અને સાંસ્કૃતિક કાર્યો માટે સ્પષ્ટસ્થાનો પર મોટી સંખ્યામાં લોકોના મેળાવડાઓ ભરાતા હોય છે મંત્રાલયે કહ્યું કે ચેપના ફેલાવાને રોકવા માટે મહત્વપૂર્ણ છે કેજરૂરી નિવારક પગલાં લેવામાં આવે

થર્મલ સ્કિનીંગ શારીરિક અંતર અનેસેનિટાઈઝેશનનું પાલન સરળ બનાવશે રેલીઓ અને સરઘસોમાં લોકોની નિર્ધારિત મર્યાદાથી વધુ સંખ્યા ન હોવી જોઈએ અને યોગ્ય શારીરિક અંતર અને માસ્ક પહેરવાનું સુનિશ્ચિત કરવું આવશ્યક છે ઉત્સવો માટે ફક્ત કન્ટેન્ટ ઝોનની બહાર જ મંજૂરી આપવામાં આવશે કન્ટેન્ટઝોનમાં રહેનારા લોકોને તેમના ઘરની અંદર જ બધા તહેવારો ઉજવવા અને બહાર નનીકળવા માટે જણાવાયું છે ક્લોઝ સર્કિટકેમેરા દ્વારા શારીરિક અંતરના ધોરણોનું પાલન અને દરેક સ્થળ પર માસ્ક પહેરવા પર નિરીક્ષણ કરવામાં આવશે શક્ય હોય ત્યાં સુધી જાહેર સ્થળોમાં વ્યક્તિએ ઓછામાં ઓછા છ ફૂટનું અંતર જાળવવું આવશ્યક છે ધાર્મિક સ્થળોએપ્રતિમાઓ મૂર્તિઓ અનેપવિત્ર પુસ્તકોને સ્પર્શ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં હર્ષવર્ધન આયુષ પ્રોટોકોલ આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આયુષ પ્રમાણભૂત સારવાર પ્રોટોકોલ જાહેર કર્યો છે પ્રોટોકોલમાં કોવિડ રોગયાળા સામે રક્ષણ માટે મદદ કરવા માટે નિવારક આરોગ્ય પગલાં માટેનીવિગતો શામેલ છે આયુષ મંત્રાલય દ્વારા આઇસીએમઆર અને સીએસઆઇઆર સાથે મળીને પ્રોટોકોલને તૈયાર કરવામાં આવ્યો છે તબીબીઅનુભવે સાબિત થયું છે કે અશ્વગંધા લવિંગ અને ગળી જેવા કેટલાક આયુર્વેદ દવાઓ એન્ટિ ઇન્ફ્લેમેટરી એન્ટિવાયરલ અને ઇમ્યુનિટી મોડચુલેટિંગ તરીકે સયોટ સાબિતથયાં છે અને કોવિડ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે

રાષ્ટ્રીય સરેરાશકરતાં ત્રેવીસ રાજ્યોઅને કેન્દ્રશાસિત કેન્દ્રોએ દસ લાખની વસતિદીઠ વધારે પરીક્ષણો નોંધાવ્યા છે

બિહાર ગુજરાત ઉત્તર પ્રદેશ મણિપુર ઝારખંડ અને તેલંગાણા એવા રાજ્યોમાં પોઝિટિવિટી રેટ પાંચ ટકા કરતાં પણ ઓછો છે

આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે સક્રિય કેસોવચ્ચેનું અંતર ક્રમશ વ્યાપક પ્રમાણમાં વધી રહ્યું છે

જેમાં દૃષિ શિક્ષણ એન્ટરપ્રાઇઝ ટેકનોલોજી ઊર્જા નાણાં ખોરાક આરોગ્ય ઉદ્યોગ અને શહેરી સેવાઓનો સમાવેશ થાય છે આપ્રસંગે શ્રી ગોયલે જણાવ્યું કે આ એવોર્ડ સ્ટાર્ટઅપ્સ દ્વારા નવીન વિચારોને અપનાવવામાં રોકાયેલા યુવા ઉદ્યમીઓમાં ઉત્તેજના અને ઉત્સાહપેદા કરશે તેમણે કહ્યું આ એવોર્ડ નવાવિયારો નવીનતાઓ કામ કરવાની નવીરીત અને એવી બાબતોને માન્યતા આપશે

આ પ્રસંગે શ્રી પ્રધાને જણાવ્યું કે સરકારે ગ્રાહકો તેમની ક્ષમતા અનેઇંધણની પસંદગી મુજબ કોઈપણ પ્રકારનુંબળતણ ખરીદવા માટે સમર્થ હોવા જોઈએ તે પેટ્રોલ ડીઝલ સીએનજી એલએનજી અથવા ઇલેક્ટ્રિક ચાર્જિંગ મેળવી શકે છે તેમણે એમ પણ કહ્યું કે ગ્રાહકો તેમનીસુવિધા મુજબ તેમના ઘરે બેઠાં બળતણ મેળવી શકે તેવા પ્રથત્નો થઈ રહ્યાં છે

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશ ગેસ આધારિતઅર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યો છે જે માત્ર સ્વચ્છ અને કાર્યક્ષમ બળતણ ઉપરાંત આયાત કરેલા ખનીજ તેલ પરનો આધાર ઘટાડવામાં પણ મદદ કરશે જયશંકર પોમ્પીયો જાપાનમાં મળેલી ભારત અમેરિકા જાપાન અને ઓસ્ટ્રેલીયા વચ્ચેના યતુષ્કોણીય સુરક્ષા સંવાદ ક્વાડની સાથોસાથ વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પીયો સાથે બેઠક યોજી હતી ડોક્ટર જયશંકર જાપાનના ટોક્યોની બે દિવસીય મુલાકાતે છે ક્વાડ સંગઠનના વિદેશમંત્રીઓની સંયુક્ત બેઠકનો આજથી પ્રારંભ થયો હતો ડોક્ટર જયશંકરે એક ટ્વિટ સંદેશમાં કહ્યું કે ઘણા ક્ષેત્રોમાં ભારત અમેરિકાની ભાગીદારીની પ્રગતિથી તેઓ ખુશ છે તેમણે કહ્યું બંને દેશો હિન્દ પ્રશાંત વિસ્તારમાં સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરશે ભારત અમેરિકા ઑસ્ટ્રેલિયા અનેજાપાનના વિદેશમંત્રીઓ રોગયાળા બાદ ઉદભવતા વિવિધ પડકારોનો સંકલનપૂર્ણ ઉકેલ અંગે ચર્ચા કરે તેવી સંભાવના છે તેઓ પ્રાદેશિકમુદ્દાઓ પર પણ ચર્ચા કરશે અને હિન્દ પ્રશાંત વિસ્તારમાં શાંતિ જાળવવાના મહત્વને સમૂહરૂપે સમર્થન આપશે

મંત્રીઓ દ્વારા પરસ્પર હિતના દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે